આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લશ્કરી દળોની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા

આજે સાંજે કોટેશ્વરની બીઓપી ખાતે આગમન બાદ કોટેશ્વર મહાદેવના દર્શન કરીને નારાયણ સરોવરમાં ત્રિવિક્રમરાય મંદિરે દર્શન કરીને નાની છેર જવા રવાના થશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે આ ઉપરાંત આવતીકાલે સવારે રાજ્યપાલશ્રી દેવવ્રતજી લક્કીનાળા સહિતની વિવિધ દરિયાઈ ક્રીકોની મુલાકાત લેશેત્યારબાદ માતાના મઢ તીર્થસ્થાન ખાતે દર્શનાર્થે જશે

તાલુકાવાર વિગતો આપતાં અધિક જિલ્લા આરોગ્ય અને રસીકરણ અધિકારી ડો

આર પાટિલ સ્થાનિક સ્વરાજ્યની યૂં ટણીઓને માત્ર હવે એક મહિનો જ બાકી છે ત્યારે કચ્છમાં રાજકીય માહોલ ગરમ બની રહ્યુ છે એકતરફ કોંગ્રેસે બેઠકવાર છૂટાછવાયા પ્રવાસ શરૂ કરીને પ્રચારનું અભિયાન આદરી દીધું છે તો બીજી બાજુ આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટિલ સહિતના નેતાઓ કચ્છની મુલાકાતે આવ્યા છે તે અગાઉ ગઈકાલે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા તાલુકા પંચાયત અને સુ ધરાઈ માટે ભુજ રાપર અને ગાંધીધામમાં ઉમેદવારો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી દરમ્યાન આજે ભુજ મિરજાપર રોડ પરના મેદાન પર સવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટિલે સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

સુધી કચ્છમાં રોકાણ કરશે કલ્પના શાહ પોલીસ તેમજ સુ રક્ષા એજન્સીઓની બેઠક સરહદી વિસ્તારનાં ગામોમાં સલામતી માટે સીમા સુરક્ષા દળ પોલીસ તથા ગુપ્તચર એજન્સીઓ સાથે ખડીર પોલીસ સ્ટેશન દ્વારા અમરાપર ચોકી ખાતે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ સંદિગ્ધ ઈસમોની ગતિવિધિઓ ઉપર નજર રાખવા તેમજ સરહદ પારથી થતી સંકાસ્પદ હિલયાલ અંગે પોલીસ સ્ટેશન અથવા બીઐસએફએ એકબીજાના સંકલનમાં રહી કામ કરવા તથા અગત્યના ઈનપુટ બાબતે તમામ સુ રક્ષા એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહી તેના ઉપર સત્વરી કાર્યવાહી કરી શકે તે હેતુ થી આ બેઠક યોજાઈ હતી

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનની ઓનલાઇન ખાસ વાર્ષિક સાધારણ સભામાં આ નિર્ણય લેવાયો હતો

જીએસટીટી દ્રારા ચેમ્પિયનશિપના બંને ચરણમાં સરકારની માર્ગદર્શિકા મુજબ સ્થળ પર જ કોરોના માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરાવવા સહિતની વ્યવસ્થા કરાઈ છે